પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

ગઈકાલે કોવિડની પરિસ્થિતિની ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠકમાં તેમણે દવા અને ઉપકરણોની ઉપલબ્ધતા ઓક્સિજન વેન્ટીલેટર તથા રસીકરણની કામગીરીની સમીક્ષા કરી હતી તેમણે કહ્યું કે કોવિડના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ઘટાડવામાં વહેલી તકે કરાયેલ પરીક્ષણ ઉપયોગી નીવડશે તેમણે રાજ્યો સાડું સંકલન સાધીને કામગીરી કરે તેવો નિર્દેશ આપ્યો હતો પ્રધાનમંત્રીએ હોસ્પિટલોમાં સંશાધનો પૂરતાં પ્રમાણમાં ઉપબ્ધ કરાવવા તથા કામચલાઉ હોસ્પિટલો તથા આઈસોલેશન સેન્ટરોની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કહ્યું હતું કોવિડના લીધે વિવિધ દવાઓની વધતી જતી માગણીને પહોંચી વળવા દેશના ઔષધ ઉદ્યોગની ઉત્પાદન ક્ષમતાનો પૂર્ણ ઉપયોગ કરવાની સૂચના શ્રી મોદીએ આપી હતી તેમણે રેમડેસિવીર સહિત બધી જ દવાઓનો ઉપયોગ તબીબી માર્ગદર્શિકા મુજબ કરવા તથા કોઈપણ દવાનો સંગ્રહ અને કાળાબજાર કરવા જેવી પ્રવૃત્તિઓ સામે કડક હાથે કામ લેવાની સૂયના આપી હતી

આ બેઠકમાં કેબિનેટ સચિવ રાજીવ ગૌબા તથા વિવિધ વિભાગોના સચિવો અને નીતિઆયોગના વી કે પોલ ઉપસ્થિત રહ્યા હતા

સાથે સાથે ઓક્સિજન પેરામેડીકલ અને મેડીકલ સ્ટાફ રસી અને ઓક્સિજનની સુવિધા ઉભી કરવામાં આવી છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ઉચ્ય અધિકારીઓ સાથે ગઇકાલે જામનગરમાં કોવીડની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ આ મ્રજબ જણાવ્યું હતું

રાજ્યમાં એકપણ દર્દી રેમેડેસીવર ઇન્જેકશન વિના ન રહે તેવા આયોજન સાથે રાજ્ય સરકાર આગળ વધી રહી છે

શ્રી રૂપાણીએ કહ્યું કે આગામી સમયમાં ખંભાડીયા હોસ્પિટલને કોવીડ હોસ્પિટલ તરીકે સજ્જ કરાશે

ગઇકાલે યોજાયેલી બેઠકમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ કોવીડની પરિસ્થિતિ હોસ્પિટલ અને બેડની સંખ્યા ઓક્સિજન અને દવાઓની ઉપલબ્ધતા સહિત વિવિધ માહિતી મેળવીને ઉપયોગી સૂચનાઓ આપી હતી

બેઠક બાદ મુખ્યમંત્રીએ આકાશવાણીને રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલાં પગલાંની વિગતો આ રીતે આપી

નીમાબેન આચાર્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા શ્રીમતી માલતીબેન મહેશ્વરી અને શ્રીપ્રધ્યુમનસિંહ જાડેજા મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ આરોગ્ય અગ્ર સચિવ ડૉ

કોરોના મહામારીનો વ્યાપ વધી રહ્યો છે કેટલાક કિસ્સામાં તમામ પરીવાર સંક્રમિત હોય છે એવા સમયે ભોજનની સમસ્યા સર્જાય છે ગાંધીનગર યૌધરી સમાજના પૂર્વ પ્રમુખ વિષ્ણુભાઈ ચૌધરીએ નિઃશુલ્ક ટિફીન સેવા થકી આવા પરીવારોની સેવા કરવાનું શરૂ કર્યું છે

રાજ્ય યૂંટણી પંચની યાદી મુજબ ગઇકાલે શાંતિપૂર્ણ રીતે મતદાન થયું છે અને કોઇ અનિચ્છનીય બનાવ બન્યો નથી

ગઇકાલની પેટાચૂંટણીમાં ભાજપના નિમીષા સુથાર કોંગ્રેસના સુરેશ કટારા અને અપક્ષ ઉમેદવાર સુશીલા મૈંડા ઉમેદવાર હતા

રાજ્યમાં વધતા કોરોના સંક્રમણને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણય કરાયો છે શ્રી રૂપાણીએ તમામ જિલ્લા કલેકટરોને ગામમાં કે જિલ્લામાં નાકાબંધી કરીને યાત્રાળુઓનો કોરોનાનો ટેસ્ટ સુનિશ્ચિત કરવાના આદેશ આપ્યા છે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે કુંભ મેળાથી પરત આવતા રાજ્યના શ્રદ્ધાળ્ઓને ગામમાં સીધો પ્રવેશ અપાશે નહીં

પોરબંદર જિલ્લાના કલેકટર ડી

મોદી તેમજ જિલ્લા વિકાસ અધિકારીએ જણાવ્યું હતું કે ધન્વંતરી રથની આરોગ્ય તપાસણી તેમજ રસીકરણની કામગીરી શરૂ કરવામાં આવી છે